ઉમેદવારો ડોર ટ્ર ડોર લોકસંપર્ક દ્વારા કરશે પ્રચાર પ્રચારના અંતિમ દિવસે આજે સવારે પ્રધાનમંત્રી પાટણમાં ચ્રંટણીસભા સંબોધશે ગાંધીનગર બેઠકના ઉમેદવાર અને પક્ષ પ્રમુખ સાણંદમાં રોડ શો યોજશે કોંગ્રેસના આગેવાન અહેમદ પટેલે કહ્યું કે પાકવિમાનું પ્રીમીયમ લેનાર કંપનીઓ દાવા વળતર પેટે મામુલી વળતર ચુકવે છે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતને કોંગ્રેસ ગુમરાહ કરે છે મતદાનને આડે બે દિવસ બાકી છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગ્રતિના યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો

મહિલાઓનો સમાવેશ થાય છે

ભાજપના નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે સવારે નવ વાગે પાટણના યુનિવર્સિટી મેદાનમાં ચૂંટણીસભાને સંબોધશે ભાજપ પ્રમ્રખ અમીત શાહ આજે પોતાના મતવિસ્તાર સાણંદમાં રોડ શો યોજશે

માર્કેટથી શરૂ થઇ સાણંદના જુદા જુદા વિસ્તારોમાં યોજાશે આ ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોનો ઉપયોગ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ભાજપ માટે ફિલ્મ અભિનેતા પરેશ રાવલ મનોજ જોષી તો કોંગ્રેસ માટે નવજોતસિંગ સિધ્ધુ શત્રધ્નસિંહા ચૂંટણીસભાઓમાં પ્રચાર કરી રહ્યાં છે કોંગ્રેસના અગ્રણી અહેમદ પટેલે પણ ગુજરાતના પ્રચારના અંતિમ તબક્કામાં જોરશોરથી પ્રચાર કર્યો છે

દરમ્યાન અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી નારણભાઇ કાછડીયાના સમર્થનમાં યુવા ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

જેના પગલે આજે સાંજે છ વાગે જાહેર પ્રચાર પૂર્ણ થશે આજે સાંજે છ વાગ્યા પછી તમામ પક્ષો દ્વારા જાહેર પ્રચાર બંધ કરી દેવાશે પરંતુ છેલ્લી ઘડી સુધી કોટ ટુ ડોર ગ્રુપ મિટીંગો અને જનસંપર્કનો દોર ચાલશે ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારો પણ ખુંદી વળશે ઉમેદવારો કાર્યકરો લોકોના ઘરે ઘરે જઇને સંપર્ક કરશે હવે સ્થાનિક નેતાઓ અને બુથ લેવલના કાર્યકરોની ભૂમિકા મહત્વની બની રહેશે

તેમણે ગઇકાલે રાજકોટથી ચૂંટણી સભાને સંબોધનથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો રાજકોટ ખાતે તેમણે મતદારોને અપીલ કરી હતી કે નબળા હોય તેવા તમામ વર્ગની ભલાઇ માટે કોંગ્રેસના ઉમેદવારને જીતાડે અમારા પ્રતિનિધિ જણાવે છે કે તેમણે હાર્દિક પટેલ ઉપર થયેલા હુમલાને વખોડી કાઢ્યો હતો દરમ્યાન કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો વિરોધ કરવા માટે સુરેન્દ્રનગર ખાતે કાર્યકરોની રેલી યોજાઇ હતી રાજકોટ બાદ અહેમદ પટેલ ઊના પહોંચ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર પુંજાભાઇ વંશ માટે પ્રચાર કર્યો હતો

ત્યારે બીજી બાજુ બોટાદ જિલ્લાના ગઢડા ખાતેની સ્વામીનારાયણ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વચ્ચે લોકસાહી પર્વની ચર્ચા પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું

દાહોદ ખાતે દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતા જેમાં વીવીપેટ મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમ્સ એ

ના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ગેજ્યુએટ અને પોસ્ટ ગેજ્યુએટ ઉમેદવારો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના ઉમેદવારો બાવન ટકા માધ્યમિક સુધી ભણેલા છે

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ

દરેક બૂથ પર અર્બન હેલ્થ સેન્ટર આઇ સી

વી એમ

એલ ઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે મતદાતા જાગ્રતિ માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ રચનાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે અમદાવાદ જિલ્લાના શતાયુ મતદારોનું સન્માન સાડા ત્રણ લાખ મતદાર જાગ્રતિ સ્ટીકર એક જ દિવસમાં સાત હજાર જેટલા નવા મતદારોની નોંધણીનો સમાવેશ થાય છે